આ નિર્ણયોમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના વિસ્તરણ તથા પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજનાને મંજૂરી આપી છે તેમજ નાના વેપારીઓ માટે પેન્શનની યોજના મંજુર કરાઈ છે આ સાથે પશુપાલક ખેડુતોને સહાય કરવા પશુઓમાં થતાં પગ અને મુખના રોગોને નિયંત્રણમાં લેવા નવી પહેલને મંજુરી આપી છે પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના તમામ નાના અને સીમાંત ખેડુતો માટે છે

કૃષિ મંત્રી નરેન્દ્રસીંહ તોમરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પેન્શન ફંડમાં સમાન રકમનો ફાળો આપશે તેમણે જણાવ્યું કે પહેલા ત્રણ વર્ષ દરમ્યાન પાંચ કરોડ ખેડુતોને સામેલ કરવાનો લક્ષ્યાંક રખાયો છે

કેન્દ્રીય મંત્રી મંડળે નાના વેપારીઓ માટે પેન્શન યોજનાને મંજુરી આપી

કેન્દ્રીય મંત્રી મંડળે પશુપાલક ખેડુતોને સહાય કરવા માટે ફુટ એન્ડ માઉથ ડીસીઝ અર્થાત પગ અને મુખના રોગોને નિયંત્રણમાં લેવા નવી પહેલને મંજુરી આપી છે આ પગલાથી પશુ સંવર્ધન ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડુતોને લાભ થશે આ રોગો પશુધન જેમ કે ગાય બળદ ભેંસ ઘેંટા બકરી ભુંડ વગેરે વચ્ચે અત્યંત સામાન્ય છે

આર્થિક સર્વેક્ષણ ચોથી જુલાઈએ સંસદમાં રજુ થશે અને કેન્દ્રીય અંદાજપત્ર પાંચમી જુલાઈએ રજુ થશે કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવાયેલા મંત્રીઓના વિભાગોની જાહેરાત કરવામાં આવી છે રાજનાથસિંહને સંરક્ષણમંત્રી અને અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે નિર્મલા સીતારમન નાણામંત્રી અને એસ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ બાદ વિભાગોની ફાળવણી કરી હતી

નિતીન ગડકરીને માર્ગ વ્યવહાર અને ધોરી માર્ગ તથા લધુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલય આપવામાં આવ્યું છે ડોક્ટર હર્ષવર્ધનને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ભૂમિ વિજ્ઞાન મંત્રાલય સોંપાયું છે પ્રકાશ જાવડેકરને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે સાથે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન વિભાગનો પણ હવાલો સોંપાયો છે પિયુષ ગોયેલને રેલવે મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે તથા તેઓને વાણિજય તથા ઉદ્યોગ મંત્રી પણ બનાવાયા છે મુખ્નાર અબ્બાસ નકવીએ લઘુમતી બાબતોના મંત્રી પદને જાળવી રાખ્યું છે નરેન્દ્રસિંહ તોમર નવા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે ઉપરાંત તેમને ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગ પણ સોંપવામાં આવ્યો છે રવિશંકર પ્રસાદને કાયદા મંત્રી બનાવાયા છે આ ઉપરાંત તેઓને સંદેશા વ્યવહાર તથા ઇલેક્ટ્રોનીક્સ અને માહિતી ટેકનોલોજી વિભાગ પણ સોંપવામાં આવ્યા છે સ્મ્રતિ ઇરાનીને કાપડ મંત્રાલયની સાથે સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે

ખાતાના ફાળવણીની જાહેરાત બાદ તમામ મંત્રીઓએ ગઈકાલે પોતાના મંત્રાલયનો હવાલો સંભાળી લીધો છે

આ મંજૂરી મળતા રાજ્યના પાંચ હજાર હેક્ટર વિસ્તારમાં નવા આયોજનોનો આરંભ થશે

મુખ્યમંત્રીએ ટીપી સ્કીમો ઝડપથી પૂરી કરવા લોકોને નહિવત મુશ્કેલી પડે તે જોવા તથા તમામ સ્તરીય ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી છે વન્ય પ્રાણીઓની અદલા બદલી કરવા અંગેના કાર્યક્રમ હેઠળ રાજ્યમાંથી કર્ણાટક આંક્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ કાર્યક્રમ હેઠળ જૂનાગઢનાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કર્ણાટકના મૈસૂર ખાતેના ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડનને સિંહની બે જોડી જ્યારે આંધ્ર પ્રદેશના તિરૂપતિ ખાતેના એસ વી

સિંહના બદલામાં આ બે રાજ્યો પાસેથી ગુજરાતને હિપોપોટેમસ રીંછ વ્હાઇટ બેંગાલ ટાઇગર સહિતના વિવિધ વન્યપ્રાણી મળશે આ નિર્ણયથી રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી પરિચિત થશે દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે આણંદ ખાતેની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આંતર વિદ્યા શાખાકીય અભ્યાકામો શરૂ કરાયા છે આગામી સમયમાં ઉદ્યોગોમાં માનવ બળની ઊભી થનાર જરૂરીયાતોને ધ્યાને લઈ સાત પોસ્ટ ગ્રેજ્યુએટ અને બે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયા છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે સાયન્સના જૂદી જૂદી શાખાઓને સાંકળીને નોકરીની ઉજ્જવળ તકો પ્રરી પાડી શકે તેવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે જેમાં અર્થ સાયન્સ બાયોમેડિકલ સાયન્સ ડિફેન્સ સાયન્સ એપ્લાઇડ ફિઝિક્સ એપ્લાઇડ કેમેસ્ટ્રી આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ એન્ડ મશીન લર્નિંગ અને બાયોઇન્ફોર્મેટિકસમાં વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકશે તેમજ સર્ટિફિકેટ કોર્સ ઇન પ્રોગ્રામેબલ લોજીક કન્ટ્રોલર અને સર્ટિફિકેટ કોર્સ ઓન રેડિયો એનાઉન્સર એન્ડ આર્ટ ઓફ પ્રેઝન્ટેશનનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે આ કોર્સ નિયમિત વર્ગશિક્ષણ સેમિનાર મુલાકાતી પ્રાધ્યાપકોનાં વ્યાખ્યાનો અને સંશોધનાત્મક પ્રોજેક્ટ દ્વારા શીખવવામાં આવે છે ભાવનગર જામનગર વચ્ચે આજથી એસટીની એસી બસ સેવાનો પ્રારંભ થશે એસી બસ માટે ઓનલાઈન એડવાન્સ બ્રકિંગ પર શરૂ થશે

એસટી નિગમ દ્વારા એસી બસ સેવાનો પ્રારંભ થતા મુસાફરોની સુવિધામાં વધારો થયો છે રાજ્યમાં ખાદ્યતેલ ઉદ્યોગને પુનઃજીર્વિત કરવા નાફેડ દ્વારા ગઇકાલે એક કાર્યશાળા યોજાઈ હતી આ કાર્યશાળામાં ખાદ્ય તેલ ઉદ્યોગની રાજ્યમાં વર્તમાન સ્થિતિ તથા ભાવિ પડકારો વિશે ચર્ચા કરાઈ હતી આ કાર્યશાળામાં વિવિધ ઓઇલ એસોસીએશન દ્વારા દેશ તથા રાજ્યમાં મગફળી તેલ ઉદ્યોગના પડકારો અવરોધો અંગે રજૂઆત કરાઈ હતી તેલિબિયાંના પીલાણમાં ઓછા વળતર માટે લેવાના થતા પગલાં બાબતે સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એશોશીએશન દ્વારા તેલ ઉત્પાદકોને વાજબી ભાવે મગફળી પીલાણનો કાચો માલ મળે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમજ તેલ ઉપભોક્તાઓને શુદ્ધ અને સારી ગુણવત્તાવાળું તેલ મળે તે માટે ઉત્પાદકો દ્વારા સકારાત્મક સૂચનો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યા